મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇકાલે ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી રોજગાર ભરતી મેળાનો આરંભ કરાવ્યો

ના નવનિર્મિત ભવનનું ઇ લોકાર્પણ તેમજ રોજગાર ખાતા દ્વારા તૈયાર કરાયેલી બે મોબાઇલ એપ પણ ખુલ્લી મૂકી હતી આ ઉપરાંત મેધાવી છાત્રોના સન્માન શ્રેષ્ઠ ઉદ્યોગ ગૃહોના સન્માન સહિત વિવિધ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી શ્રી રૂપાણી અધ્યક્ષસ્થાને રહ્યા હતા

સાથો સાથ વસ્ત્રાપુર તળાવ ખાતે નર્મદા નીરના મહાઆરતી કરી વધામણા કર્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે નર્મદાના આશીર્વાદથી ગુજરાતમાં હવે પીવાના પાણીની અને સિંચાઈના પાણીની કોઈ સમસ્યા રહેશે નહીં

આ પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવાસ મળેલ લાભાર્થીઓને મુખ્યમંત્રીશ્રીએ આવાસની ચાવી આપીને લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા સાસદ ડો કીરીટભાઈ સોલંકી મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ કોર્પોરેશનના પદાધિકારીઓશ્રી અને પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

એકમોને આપતા વીજ ઉત્પાદનની નવી દિશા ખુલી છે

શ્રી પટેલે આ પ્રસંગે કહ્યું હતું કે સૂર્યઉર્જાનું મોટાપાયે ઉત્પાદન સંભવ બનાવનાર ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે કારખાનાએ વીજ લોડ લીધો હોય તેવી અરધી ક્ષમતા જેટલી સૌરઉર્જા ઉત્પન્ન કરવાની છૂટ અપાતી હતી જે મર્યાદા હટાવી લેવામાં આવી છે આવા લઘ્રએકમો થર્ડ પાર્ટી પાસેથી પણ હવે વીજળી ખરીદી શકશે હાલ વીજળી માટે યુનિટ દીઠ આઠ રૂપિયા ચૂકવતા આવા એકમો સૌરઉર્જા ઉત્પન્ન કરતા થાય તો યુનિટ દીઠ બે રૂપિયા પંચોતેર પૈસાથી માંડી ત્રણ રૂપિયા એંશી પૈસા જેટલી બચત થશે તેમ ઉર્જામંત્રીએ કહ્યું હતું રાજ્યમાં નવા વ્હીકલ એક્ટનો અમલ કરવામાં આવ્યો છે ત્યારે વાહનચાલકોને લાઈસન્સથી લઈને વાહન રજિસ્ટ્રેશનમાં તકલીફ પડે નહીં તેટલા માટે આગામી રવિવાર તા

આગામી રવિવારે વાહનચાલકોનો કેવો પ્રતિસાદ મળે છે તેના આધારે દર રવિવારે આરટીઓ કાર્યરત રાખવી કે નહીં તેનો નિર્ણય લેવાશે તેમ વાહન વ્યવહાર વિભાગના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું જ્યારે કોર વ્હીલ લાઈસન્સ માટે ઓટોમેટિક ગીયરવાળી કારને ડ્રાઈવિંગ ટેસ્ટ માટે મંજૂરી આપવામાં આવશે અને તેનો સત્તાવાર અમલ નજીકના ભવિષ્યમાં થશે તેમ વાહન વ્યવહાર વિભાગના અગ્રસચિવ સુનયના તોમરે જણાવ્યું હતું

ન્યાયમૂર્તિ અનંત દવેના વડપણ હેઠળની વડી અદાલતની વિભાગીય બેન્ચે સરકાર દ્વારા ખેડૂતોને અપાતું વળતર વાજબી હોવાનું ઠરાવ્યું છે જો કે બેન્ચે એમ પણ જણાવ્યું છે કે જમીન માટે વધુ વળતર મેળવવા ઇચ્છતા ખેડૂતો સરકારને રજુઆત કરી શકે છે

વડી અદાલતે જણાવ્યું હતું કે સુધારેલા કાયદામાં સામાજિક પ્રભાવ મૂલ્યાંકનની જોગવાઇ ન હોય તેનાથી જમીન સંપાદન કાનૂન અયોગ્ય બની જતો નથી ચુકાદા બાદ ખેડૂતોના વકીલે સર્વોચ્ચ અદાલતમાં જવાનો સંકેત આપ્યો હતો

ખાસ કરીને પ્રાથમિક શિક્ષણના બાળકો ધ્યાનમાં લઇ શરૂ થયેલા અભિયાનની વિસ્ત્રત માહિતી આપતી એક બેઠક શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં ગઇકાલે અમદાવાદ ખાતે યોજાઈ ગઈ જેમાં વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓએ પોતાના મંતવ્યો શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિં ચુડાસમામાં સમક્ષ રજૂ કર્યા હતા શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે પ્રાથમિ શાળામાં ભણતા બાળકો અહિંસાના સંસ્કાર સિંચનનું અભિયાન છેડશે તો આગામી દિવસોમાં એક વૈચારિક રીતે સ્વસ્થ પેઢીનું નિર્માણ થશે

અને આજના સમયમાં અહિંસાના સંસ્કારનું સિચન સમયની જરૂરિયાત છે જે વિશ્વશાંતિ માટે પણ જરૂરી છે

જીટીયુની આ પહેલમાં કેન્દ્રીય ગ્રહમંત્રાલય પોલીસ પણ જોડાયા છે

જે સાઇબર સુરક્ષા સપ્તાહ દરમિયાન લોકો વચ્ચે જઈને સાઇબર સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવશે મહાત્મા ગાંધીની દોઢસોમી જન્મજયંતિને અનુલક્ષીને ગઇકાલે એન

દ્વારા દાંડીથી પોરબંદરની સાયકલ રેલી શરૂ કરવામાં આવી હતી કર્મભૂમિ એ જન્મભૂમિ નામની આ સાયકલ રેલીને બ્રિગેડીયર રમેશકુમાર સિંહ અને નવસારીના જિલ્લા પોલીસ વડાએ પ્રસ્થાન કરાવ્યું

પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાના અમલીકરણમાં દાદરાનગર હવેલી સહિત અન્ય ચાર રાજ્યો સૌથી મોખરે રહ્યા છે

પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાના લાભાર્થીઓને સંખ્યા એક કરોડને આંબી ગઈ છે આ યોજના હેઠળ સગર્ભ મહિલાઓને પોષક આહારની જરૂરીયાત માટેના આર્થિક લાભ તેમના બેંક ખાતાઓમાં જમા કરાવવામાં આવે છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ માતૃવંદના યોજના હેઠળ ચાર હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ લાભાર્થીઓને આપવામાં આવી છે

સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાત કેટલાંક વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ દરમ્યાન ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે

ભારે વરસાદ ફરીથી પડવાનો હોવાથી તંત્ર સાબદ્દુ બન્યું હોવાના અહેવાલ છે બાવીસમી સપ્ટેમ્બર સુધી દરિયો નહી ખેડવા માછીમારોને ચેતવણી અપાઇ છે

ગિરિમથક સાપુતારા ખાતે એક મીલીમીટર વરસાદ નોંધાયો છે સુરતમાં પણ હાલ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની પધરામણી થઈ હતી

કચ્છ જિલ્લામાં રાપરના નંદગામ ડાવરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગઇકાલે ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો છે

રાજ્યમાં સર્વત્ર વરસેલા વરસાદથી રાજ્યના જળાશયોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે

ભાજપા સંગઠન પર્વ બુથ સમિતિની સંરચના સેવાસપ્તાહ તેમજ આગામી કાર્યક્રમોના સંદર્ભમાં આજે દક્ષિણ ઝોન અને મધ્યઝોનની બેઠક સુરત અને વડોદરા ખાતે યોજાશે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા ખાસ ઉપસ્થિત રહેશે